આઈ ગવર્ન ભારતીય રિઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે દેશમાં ડિજીટલ ચૂકવણીનું પ્રમાણ વધારવા તથા ફાઈન્સાસિયલ ટેકનોલોજીની મદદથી આર્થિક સર્વગ્રાહીતા મજબૂત બનાવવા બેન્કે નંદન નીલકેણીના અધ્યક્ષપદે પાંચ સભ્યોની એક સમિતિની રચના કરી છે

ગઈકાલે દિલ્હીમાં નીતિ આયોગ દ્વારા યોજાયેલા ફાઈન્સાસિયલ ટેકનોલોજી સંમેલનના ઉદઘાટન સમારંભમાં શ્રી દાસ એ જણાવ્યું હતું કે તુવા નાણાંકીય ક્ષેત્રે નીતિ ઘડતરીઅને ભાવિ વ્યૂહાત્મક બાબતો અંગે ચર્ચા કરવી એ સંમેલનનું મુખ્ય ધ્યેય છે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં રોકડ ચૂકવણીનું પ્રમાણ નવ ગણું વધ્યું હોવાથી ભારત સાર્વત્રિક નાણાંકીય સર્વ સમાવેશીતાં તરફ આગળ વધે તે જરૂરી બને છે તેમજ્ઞે કહ્યું કે સાત ડિજીટલ ધિરાણ કંપનીઓ સહિત પેમેન્ટ બેન્કો અંગે મસલતોની પ્રક્રિયા ચાલી રહી છે

વિદેશ મંત્રાલયના સચિવે જણાવ્યું છે કે ક્રો એશિયાની મુલાકાતમાં શ્રી કોવિંદ એ દેશના રાષ્ટ્રપ્રમુખ તથા પ્રધાનમંત્રીને મળીને પરસ્પર હિતના મુદે મંત્રણા કરશે ક્રો એશિયામાં મૂડી રોકાણની ઘણી ઉજળી તકો રહેલી છે બોલીવીયામાં રાષ્ટ્રપતિ કોવિંદ ત્યાંના રાષ્ટ્ર પ્રમુખ સાથે મંત્રણા કરવા ઉપરાંત ભારત બોલીવીયા વેપાર મંચની બેઠકમાં ભાગ લેશે તથા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

રાષ્ટ્રપતિની આ મુલાકાતથી ત્રણેય દેશો સાથેના દ્વિ પક્ષીય સંબંધો વધ્ધ મજબૂત બનશે

ઈ

ધનોઆએ ચંદીગઢ ખાતે હવાઈદળના મથક પર યોજાયેલા કાર્યક્રમમાં તેની વિધિવત જાહેરાત કરી હતી

પ્રાસંગિક સંબોધન કરતાં શ્રી ધનોઆએ કહ્યું કે આ હેલિકોપ્ટર પર્વતીય વિસ્તારોમાં ભારે સામાન પણ સીધો ઊપાડી શકે છે ભારતની જરૂરિયાતોને અનુલક્ષીને તેની ખરીદી થઈ છે અને તે રાત્રે પણ કાર્યવાહી કરી શકે છે

જેમ રાફેલ વિમાનો છે તેમ આ હેલિકોપ્ટર પણ યુધ્ધમાં સ્થિતિ બદલી શકે છે તેના દ્વારા શસ્ત્રો તથા દળોની હેરફેર પુરવઠો મોકલવાની કામગીરી થઈ શકે છે

કરછમાં પણે આ શાફીની પાચ ફજાર જેટલી બાટલીઓ મતદાનના દિવસે ખાલી થવાની સંભાવના છે

કરછ જિ લ્લામાં ભુજની ઓલ્ફેડ ફાઈસ્કુલઈન્દ્રાબાઈ ગર્લ્સ ફાઈસ્કુલ અને લેવા પટેલ વિદ્યાલય જ્યારે માનકુવા ફાઇસ્કુલ તેમજ માધાપર ની એમ એસ વી ફાઈસ્કુલ એમ પ સેન્ટરો પર પેપર ચકાસણીનો પ્રારંભ થયો છે